અનલોક એક અંતર્ગત પહેલી જૂનથી સરકારી કચેરીઓ અને મંત્રીશ્રીઓની કચેરીઓ પૂર્વવત થયા બાદ આજે આ બીજી કેબિનેટ બેઠક છે આ અગાઉ લોકડાઉનના સમય દરમ્યાન મંત્રીમંડળની છ બેઠકો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઇ હતી જેમાં મુખ્યમંત્રી સહિત નાયબ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી ગાંધીનગરથી અને અન્ય મંત્રીશ્રીઓ પોતાના જીલ્લાની કલેક્ટર કચેરીથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં સૌની યોજનાના કાર્યોની પ્રગતિની ઉચ્યસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી

વરર્યુઅલ જનસંવાદ રેલી કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકર અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી આવતીકાલે સાંજે સૌરાષ્ટ્રની જનતાને ઓનલાઇન જનસંવાદ રેલી દ્વારા સંબોધન કરશે આ ઓનલાઇન રેલીનું જીવંત પ્રસારણ ભાજપા ગુજરાતના વિવિધ સોશિયલ મિડીયાના પેજ પરથી જોઇ શકાશે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થતાં સરકારનું રીપોર્ટ કાર્ડ લોકો સમક્ષ મુકવા ભાજપા દ્વારા ડીજીટલ માધ્યમથી વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે

આ ટીમ કોરોનાના નિયંત્રણ માટે રાજ્યો અને કેન્દ્રશાશિત પ્રદેશોને તકનિકી સહાયતા આપીને મદદ કરશે

ત્રણ સભ્યોની આ ટીમમાં બે આરોગ્ય નિષ્ણાંતો અને એક વરિષ્ઠ સંયુક્ત સચિવ સ્તરના નોડલ અધિકારીનો સમાવેશ કરાયો છે આ ટીમ રાજ્યના આરોગ્ય વિભાગોને કોરોનાના ચેપને નિયંત્રણમાં લેવા અને અસરકારક સારવાર કરવામાં મદદ કરી રહી છે

સમજૂતી કરાર અનુસાર મહાનગર પાલિકા દ્વારા મોકલવામાં આવતા દર્દી પાસેથી ખાનગી હોસ્પિટલ ચાર્જ લઇ સકતી નથી

મહાનગર પાલિકાની યાદી અનુસાર દંડ દ્વારા મળનારી રકમ કોરોના વાયરસના દર્દીઓ માટે વાપરવામાં આવશે અમારા સંવાદદાતા યોગેશ પંડ્યા જણાવે છે કે જો આ ખાનગી હોસ્પિટલો દ્વારા બીજી વખત કરારનો ભંગ કરશે તો શહેરમાં હોસ્પિટલ ચલાવવા માટે જરૂરી એવું તેનું સી ફોર્મ રજીસ્ટ્રેશન રદ કરવા સુધીના પગલાં લેવાઈ શકે છે

એક ટ્વીટ સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે આવી વ્યક્તિઓ એ જે તે જિલ્લાના જિલ્લા કલેક્ટર અથવા જિલ્લા પોલીસ વડા અથવા સરકાર જણાવે તે અધિકારીઓ પાસેથી મુસાફરી શરુ કરતા પહેલા પાસ મેળવવાનો રહેશે

જ્યારે આજે કોરોનાથી એકનું મરણ થયાના સમાચાર છે

દરમિયાન ભાવનગરમાં દારૂ સાથે ઝડપાયેલા ત્રણ શખ્સો પૈકી એકનો પોઝીટીવ કેસ આવ્યા બાદ અન્ય બે આરોપીઓને સમરસ હોસ્ટેલમાં ક્વોરોન્ટાઇન કરવામાં આવેલ ત્યાંથી આજે બંન્ને નાસી છૂટ્યા છે તેની સાથેના પોલીસકર્મીઓને પણ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા

ખેડા કોરોના સમગ્ર ખેડા જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા સંક્રમણને કારણે વધી રહી છે

તેમાં નડિયાદ શહેર તેમજ પશ્ચિમ વિસ્તાર કપડવંજ તાલુકો માતર તાલુકો ખેડા અને રઢુ ખાતે પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે જ્યાં પણ પોઝિટિવ કેસ આવે છે જગ્યાઓને કન્ટેન્મેનટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે તેમજ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ ઘરે ઘરે ફરી આરોગ્યની તપાસ પણ થઈ રહી છે ગઇકાલે ત્રણ વ્યક્તિએ કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવી છે

નવા નોંધાયેલા ચાર પોઝીટીવ કેસ પૈકી ત્રણ કેસની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે જ્યારે એક પોઝીટીવ કેસની ટ્રાવેલ હિસ્ટ્રી અમરેલીની છે

નવા આ બે કેસ હાલોલમાંથી નોંધાયા છે

અરવલ્લી જિલ્લાના ખેડૂતોનું માનવું છે કે લોકડાઉનમાં તેમને આશા નહોતી કે તેઓ ખેતરમાં કામ કરી શકે પણ કેન્દ્ર સરકારે તેમને કામ કરવાની છૂટ આપતા તેઓ પોતાનો પાક બચાવી શક્યા છે આ સાથે જ ખેડૂતો એમ પણ માની રહ્યા છે કે લોક ડાઉનની સ્થિતિમાં તેઓ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી અંતર્ગત મળતી સહાય પણ ખૂબ જ ઉપયોગી નિવડી છે

રાજપીપળાથી કેવડિયા તરફ જતી કારે બાઇકને પાછળથી ટક્કર મારી હતી બાઇક પર સવાર બે વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા

વેબિનાર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને માર્ગદર્શન મળી રહે તે માટે અનેક પ્રકારના સેમિનાર અને વેબીનાર કરવામાં આવે છે લોકડાઉનના સમયમાં પણ જીટીયુ દ્વારા વિવિધ વિષયોને સાંકળીને અનેક પ્રકારના વેબિનારનું આયોજન કરાયું હતું